ગઇકાલે રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા ગઇકાલે ફાગણ સુદ પૂનમ હોવાથી દ્વારકા ડાકોર અને શામળાજી સહિતના પ્રાચીન કૃષ્ણ મંદિરોમાં ભક્તોની મેદની ઉમટી પડી હતી રાજાધિરાજ સ્વરૂપે પૂજાતા રાજા રણછોડને હોળીને રંગે રંગવા માટે મંગલા આરતી માટે મંદિરના દ્વાર ખૂલે તે અગાઉથી ભક્તો બહાર એકઠા થઈ ગયા હતા દ્વારકા અને ડાકોર તરફ જવા નીકળેલા પગપાળા સંઘ ગઈ મોડી રાત્રે પહોચવા લગતા બંને શહેરમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું ભક્તો ને સમયસર અને સંતોષ કારક રીતે દર્શન કરવાનો લહાવો મળે તેવી વ્યવ્સ્થા ત્રણેય મંદિર ટ્રસ્ટ તરફ થી ગોઠવાઈ હતી મંદિરમાં દર્શન નો સમથ પણ વધારી દેવાયો છે અને માત્ર ભગવાન ને ભોગ ધરાવવા પુરતાજ દર્શન બંધ રખાયા હતા દ્વારકાના જગત મંદિરના પટાંગણમાં આજે ધૂળેટી નિમિત્તે બપોરે બે વાગ્યે કૂલદોલોત્સવની ઉજવણી માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી છે એક સમયે આટલી ભીડ એકઠી થઈ હોવાથી પોલિસ તંત્ર દ્વારા જન સલામતી તથા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસ ના ફેલાવા સામે અગમયેતી ના પગલાં ભરાયા છે કોરોના વાઇરસ ની સમજણ નો ફેલાવો કરવા માટે ઠેર ઠેર અગમચેતી નો સંદેશો આપતા બોર્ડ લગાવવા માં આવ્યા છે પૂનમ ના દર્શન બાદ વતન પાછા જવા માંગતા પદયાત્રીઓ માટે ડાકોર અને દ્વારકા ખાતે એસ ટી

વહેલી સવારથી જ ધુળેટી પર્વ ડોલોત્સવ ને લઇને રાજા રણછોડજી ના મંદિરમાં જય રણછોડ ની ધૂન સાથે લાખોની સંખ્યામાં હરિભક્તોએ શ્રીજીના ચરણોમાં શિશ ઝૂકાવી નમન કર્યા હતા નિજ મંદિરમાં વિવિધ પ્રકારના રંગોથી ભક્તો પણ હોળી રમતા હતા એક તરફ ભગવાન સાથે રંગોની કેસુડા થી ઉજવણી સાથે આરતીના પણ દર્શન એક અલગ જ નજારો જોવા મળ્યો હતો સમગ્ર ડાકોર આજે ભક્તિમય બન્યું હતું બીજી બાજુ લાલજી મહારાજને હિંચકા ઉપર કૂલોથી શણગારવામાં પણ આવ્યા હતા એટલે આજે ડોલોત્સવપણ કહેવામાં આવે છે હ્રોળી અરવલ્લી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા પ્રકારે હોળીનું આયોજન કરવામાં આવ્યું મોડાસાના મેઘરજ રોડ પર હર્બલ હોળી તો માલપુરના વાસજીપુરમાં યુવકો ઢોલના તાલે દાંડિયા રાસ રમીને પરંપરાગત હોળી ઉજવે છે મોડાસા શહેરમાં પર્યાવરણનું જતન કરવા માટે હર્બલ હોળી પ્રગટાવવામાં આવી હતી મોડાસાના મેઘરજ રોડ પર આવેલી હાઉસિંગ સોસાયટીના રહીશો કેટલાય વર્ષોથી હોળીનું આયોજન કરે છે જોકે છેલ્લા બે વર્ષથી હર્બલ હોળી તૈયાર કરવામાં આવે છે

ગઇકાલે ઉમેદવારોની ચકાસણી કરવામાં આવી હતી અને આવતીકાલે ઉમેદવારીપત્રો પાછાં ખેયવાનો છેલ્લો દિવસ છે

ઘણા વિસ્તારો માં નાના નાના ચેક ડેમ માં પાણી રહેતા શિયાળુ અને ઉનાળુ પાક તરીકે ભીંડા ની પસન્દગી કરી છે નાના ચેક ડેમ માં રહેલા પાણી થકી આહવા વઘઇ અને સુબીર તાલુકા માં ખેડૂતો એ ભીંડા ની ખેતી કરી છે જેમાં કાલીબેલ ગોદળિયા મલિન ખાતળ ધોંધલપાડા કુશમાળ પીમ્પરી અને બાંધપાળા સાજુપાળા નડગ ખાદી જેવા ગામો મા ખેડૂતો એ ભીંડા ની ખેતી કરી છે નડગખાદી ગામના મહિલા ખેડૂત અનિતા બેન એ આત્મા માંથી ટ્રેનિંગ લઇ ઓર્ગનિક પદ્ધતિ અપનાવી ભીંડા ની ખેતી કરી છે જેમાં છાણીયું ખાતર અને ઓર્ગનિક ઘરે બનાવેલા ખાતર નો ઉપયોગ કર્યો છે